રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં યોજાયેલી શપથવિધિમાં શ્રી મોદી ઉપરાંત મંત્રીમંડળના સભ્યોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોગંદ લેવડાવે ત્યારે દેશ વિદેશના હજારો અતિથિ હજાર હશે બિમ્સટેક દેશના વડા ઉપરાંત પાડોશી દેશના સૂકાની દિલ્હી પહોંચી ગયા છે ભારતના અનેક રાજ્યના રાજ્યપાલ તથા મુખ્યમંત્રી વિરોધ પક્ષના આગેવાન ફિલ્મ અને ઉદ્યોગ જગતની મોટી હસ્તી રાષ્ટ્રપતિ ભવન પરિસર પહોંચી ગઈ છે મોદી સરકારમાં ગુજરાતના સાંસદો પૈકી કોને કોને સ્થાન મળશે તેની ઉત્તેજના વચ્ચે પૂર્વ મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું છે મંત્રીમંડળમાં તેમનો સમાવેશ થવાનો છે અને શપથવિધિ માટે તેઓ સાયકલ ઉપર રાષ્ટ્રપતિ ભવન પહોંચશે

તો ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ઉપરાંત સંગઠનના અનેક પદાધિકારી પણ શપથવિધિમાં હાજરી આપવાના છે ભાજપ કાર્યકરો સાંજે પોતાના ઘરે જાણે દિવાળી હોય તેમ દિવડાં પ્રગટાવે તેની ઝૂંબેશ રાજ્યભરમાં શરૂ થઈ ગઈ છે ભાજપ પ્રમુખ અમિત શાહનો સમાવેશ મોદી મંત્રીમંડળમાં થઈ રહ્યો હોવાનો પહેલો સંકેત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ આપ્યો છે

આ પ્રસંગના ફોટોગ્રાફ સાથે ટ્વીટ કરી શ્રી વાઘાણીએ તેમને પથદર્શક અને માર્ગદર્શક ગણાવ્યા હતા અને મંત્રીમંડળમાં સામેલ થવા બદલ શૂભેચ્છા પાઠવી છે પૂર્વ મંત્રી પરસોતમ રૂપાલાએ પણ મોદી સરકારમાં ફરી વખત સામેલ થઈ દેશ સેવાની તક મળવા બદલ ખુશી વ્યક્ત કરી છે

આ ઉપરાંત કેટલી મહિલા સાંસદોને મંત્રી બનાવવામાં આવશે એનડીએના સાથીયપક્ષોના કેટલાં સાંસદોનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે તેની પણ લોકોની નજર હશે દરમિયાન મંત્રીમંડળમાં જે સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમની મીટિંગ આજે સાંજે સાડા ચાર વાગે પ્રધાનમંત્રીના નિવાસસ્થાને યોજાઈ હતી પદનામિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે રાજઘાટ ખાતે બાપુની સમાધિ ઉપર પહોંચ્યા હતા અને તેમને પુષ્પાજંલિ અર્પણ કરી હતી સદૈવ અટલ સમાધિ તરીકે વિકસી રહેલા સ્થળે પહોંચી શ્રી મોદીએ અટલજીને ભાવાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ શ્રી મોદી ઇન્ડિયા ગેટ નજીક યુધ્ધ સ્મારક પહોંચ્યા હતા અને દેશ માટે પ્રાણની આહૂતિ આપનાર નામી અનામી સૈનિકોને વીરાંજલિ અર્પણ કરી હતી

પદનામિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમની બે મુલાકાત યોજાઈ હતી જેમાં મંત્રીમંડળમાં કોને કોને સ્થાન આપવું તે વિશે ચર્ચા થઈ હોવાનું મનાય છે વડનગરમાં મોદી સરકારની શપથવિધિનો દિવસ દિવાળી જેવા ઉમંગ ઉલ્લાસથી ઉજવાશે પોતાના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે બીજા કાર્યકાળ માટે સોગંદ લેવાના હોવાથી ઘરે ઘરે દિવડાં પ્રગટાવવાની સ્વઝૂંબેશ શરૂ થઈ ગઈ છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે શર્મિષ્ઠા તળાવના કિનારે બંધાયેલા ઓપનએર થિયેટરમાં શપથવિધિનું જીવંત પ્રસારણ સૌકોઈ નીહાળી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે તો શક્તિ ઉપાસકોના એક મંડળ દ્વારા આનંદનો ગરબો ગવડાવવાનું આયોજન કરાયું છે શક્તિપીઠ અંબાજી મંદિરના મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજે પદનામિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શપથવિધિ પ્રસંગે માતાજીના આશિર્વાદ પાઠવ્યા છે નવરાત્રિથી માંડી પૂનમ જેવા પવિત્ર દિવસોમાં પ્રજા આરતી માટે અવારનવાર અંબાજી આવતા રહેલા શ્રી મોદી સાથે મંદિરનું સંચાલન કરતાં લોકોને ભાવનાત્મક સંબંધ છે

આણંદમાં પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા મોદી સરકારનો બીજો કાર્યકાળ યશસ્વી બને તેવી શુભેચ્છા પ્રગટ કરવા માટે સત્ય નારાયણની કથા યોજાઈ છે તો રાજપીપળામાં શપથ ગ્રહણનો દિવસ સમાજ સેવા માટે અર્પણ કરવા રક્તદાન શિબિર યોજાઈ છે જેમાં મહાદાન ગણાતુ હોય તેવું રક્તદાન કરવા માટે લોકો સ્વેચ્છાએ ઉમટી પડ્યા છે

રાજ્ય ટ્રાફિક બ્રાન્ચના અધિક્ષક ભગીરથભાઈ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં થતાં માર્ગ અકસ્માતોમાં મોટાભાગે ઓવર સ્પીડ કારણભૂત હોય છે ઓવર સ્પીડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા અને તેમની સામે દંડનીય કાર્યવાહી કરવા અમેરિકામાં બનેલી સ્પીડ ગન ખરીદવામાં આવશે

બાકીની સ્પીડ ગન તમામ જિલ્લાઓના ટ્રાફિક પોલીસ મથકને ફાળવવામાં આવશે

શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું છે કે ઓવર સ્પીડ વાહનના ચાલકોને પુરાવા સાથે ઇ મેમો પણ મોકલી આપવામાં આવશે સ્પીડ ગનથી ઓન ધ સ્પોટ ફોટો સાથેનો મેમો જનરેટ કરીને પણ આપી શકાશે આ સ્પીડ ગનમાં વાહનોની સ્પીડનું વીડિયો રેકોર્ડિંગ પણ સ્ટોર થતું રહેશે પોલીસ અકાદમી કરાઈ ખાતે સ્પીડ ગન અંગે પોલીસ કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી છે

ડેમના ગોડબોલે ગેટમાંથી છોડાઈ રહેલું પાણી લોકમાતા નર્મદામાં વહેવા લાગતા તેના કિનારે આવેલા અનેક આશ્રમમાંથી લોકો ઘાટ ઉપર પહોંચવા લાગ્યા છે

અરબી સમુદ્રમાં કચ્છ તરફના દરિયાઈ વિસ્તારમાં કોરીક્રીક તરીકે ઓળખાતી ખાડી પાસેથી શંકાસ્પદ એવા પાંચ પેકેટ પકડાયા છે

તથા પોલીસના સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન હાથ લાગેલા આ ડ્રગ્ઝ ભરેલા પેકેટ પાકિસ્તાની બોટ અલ મીદનામાંથી દરિયામાં પધરાવાયેલા જથ્થા પૈકીના હોવાનું મનાય છે કચ્છના દરિયાકાંઠે ચાર દિવસથી સતત તપાસ ચાલી રહી છે જેમાં બીજી વખત સફળતા મળી છે

કચ્છ સરહદના અન્ય એક સમાચાર એવા છે કે હરામીનાળા તરીકે જાણીતી ખાડીમાંથી બે પાકિસ્તાની ઘૂસણખોરને બોટ સાથે જબ્બે કરવામાં બીએસએફને સફળતા મળી છે પેટ્રોલિંગ દરમિયાન ઝડપાયેલા પાકિસ્તાની પાસેથી આ તરફ આવવાનો તેમનો ઇરાદો શ્રું હતો તે વાત કઢાવવા સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે

ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ વધવા પાછળ ઉત્તરીય અરબી સમુદ્રમાં સર્જાયેલા હાઇપ્રેશર હોવાનું હવામાન ખાતું કહે છે